રાજ્યની વડી અદાલતના નિવૃત ન્યાયધીશ આ દુર્ઘટનાની તપપ્લિ કરશે ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે રાજય સરકારે આગની દુર્ધટનામાં ઝડપથી એફ આઈ આર ફાઈલ કરવાનો આદેશ પોલીસને આપ્યા છે શ્રી જાડેજાએ કહ્યુ કે બે વરિષ્ઠ આઈ

અધિકારીઓએ સુ પ્રત કરેલા પ્રાથમિક અહેવાલના આધારે રાજય સરકારે આ ઘટનાની ન્યાયિક તપાસનો આદેશ આપવાનો નિર્ણય લીધો છે

પયુર્ષણના તહેવાર દરમ્યાન જૈન સમાજ તરફથી ધાર્મિક લાગણીઓ ન દુઃભાય તે અંગે પશુ હિંસા અટકાવવા કતલખાના બંધ રખાવવા માટે અનેક સંસ્થાઓ તરફથી રજુઆત થયેલ છે પયુ ર્ષણના તહેવાર દરમ્યા ન લોકોની ધાર્મિક લાગણી ન દુઃભાય તે હેતુ થી પ્રવિણા ડી કે જીલ્લા મેજીસ્ટ્રે ટ કચ્છ ભુજ તેમને મળેલ સત્તાની રૂચે કોઇપણ પશુ કે પક્ષીની કતલ નહી કરવી તેમજ તમામ કતલખાના આ સમયગાળામાં બંધ રાખવાના રહેશે તેવો હુકમ કરેલ છે

આજે તે ઘટનાની સ્મૃતિમાં મોરબીવાસીઓ દુર્ઘટનામાં ભોગ બોલા લોકોને યાદ કરી અંજલી આપે છે

મી

મી